શ્રી અમીત શાહ લોકસભાની ગાંધીનગર બેઠક પરથી અને સૂશ્રી સ્મૂતિ ઇરાની અમેઠી બેઠક પરથી ચૂંટાતાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે

આ અંગે હાલના કાયદામાં સુધારો પણ કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે ઇ સિગારેટ વિકસતા બાળકો માટે ખૂબ જ નુકશાનકારક છે અને તે બાળકોના મગજના વિકાસમાં અવરોધરૂપ બને છે

ડ્રગ્સ નશીલા પદાર્થોના વેચાણ સંગ્રહ કરનાર કોઇપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં શ્રી જાડેજાએ ગુહવિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક યોજી આ નિર્ણય કરવામાં આવ્યો હતો શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે ડ્રગ્સ સુંઘીને પકડી શકે તેવા ખાસ સ્નિફર ડોગ પોલીસ દળમાં ટૂંક સમયમાં સામેલ કરવામાં આવશે આ ઉપરાંત નશાબંધી અંગે સારી કામગીરી કરવા માટે અને નશીલા પદાર્થો અંગેની માહિતી આપનાર નાગરિક અધિકારીઓને રિવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે

એમ એસ દ્વારા પણ માહિતી આપી શકશે એમ જણાવ્યું હતું

જેમાં તમામ ઐતિહાસિક સાંસ્કૃતિક અને પ્રવાસન કેન્દ્રો ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ અનોખી ઉજવણી કરાશે

તાલીમ પામેલા યોગ શિક્ષકો દ્વારા શાળા કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત વિવિધ સંસ્થાઓના કર્મચારીઓને રાજ્યના નાગરિકો યોગ શીખવાડવામાં આવી રહ્યો છે પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લા કક્ષાના યોગ દિવસનું આયોજન લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે જેમાં અંદાજે બે લાખથી વધુ લોકો હાજર રહેશે વલસાડ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી તિથલ ખાતે યોજાશે જેમાં વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યમંત્રી રમણભાઈ પાટકર ઉપસ્થિત રહેશે

સુરત જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ત્રણ મહિનાની યાત્રામાં એશિયા યુરોપ અને આફ્રિકા એમ ત્રણ ખંડોના પચ્ચીસથી વધુ દેશોની યાત્રા બાઇક દ્વારા આગામી બારમી જુલાઇ સુધી પુરી કરવામાં આવશે હાલ આ યુવતીઓ નેપાળ તિબેટ થઇ ચીનમાં પ્રવેશી છે

આ અત્યાધુનિક બસ સ્ટેશનમાં અઢાર પ્લેટફોર્મ ચાઇલ્ડ કેર રૂમ વેઇટીંગ રૂમ પ્લેટફોર્મ પર એલઇડીની સુવિધા મૂકવામાં આવશે ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે બાવીસમી જૂને યોજાનારા એક કાર્યક્રમમાં ભાવનગર શહેર સહિત ત્રણ નવા બસ સ્ટેશનના ખાતમુહર્ત કરવામાં આવશે ઉપરાંત મુખ્યમંત્રી શ્રી રૂપાણી દ્વારા રાજ્યના વિવિધ એકવીસ બસ સ્ટેશનોનું લોકાર્પણ પણ કરવામાં આવશે સાથે સાથે બે સ્ટાફ કોલોનીનું ખાતમુહર્ત અને ટ્રાફિક એજ્યુકેશન અવેરનેસ મોબાઇલ ટીમ વાનનું પણ લોકાર્પણ કરવામાં આવશે

અમારા પ્રતિનિધિના જજ્ઞાવ્યા મુજબ પાટણમાં પદ્મનાભ ચોકડી નજીક યશધામમાં રહેતા અને રાધન્પુર ખાતે મોડર્ન સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા ગોવિંદભાઈ રામાભાઈ પ્રજાપતિ કડીથી તેમના પરિવાર સાથે હોન્ડાઈ ગાડીમાં પાટણ આવી રહ્યા હતા ત્યારે પાટણ ચાજ઼સ્મા હાઈવે પર પેસ્ટન નજીક આવેલ મેમદ્પુર ગામના પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો હતો

વીજ કરંટ ભાવનગર બનેલા જુદા જુદા ત્રણ બનાવોમાં વીજકરંટ લાગતા એક બાળકી સહિત બે જણાંના મોત નિપજ્યાં છે અને છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે તળાજા તાલુકામાં ગામે એક આઠ વર્ષની બાળકીને વીજ કરંટ લાગતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું

તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

એલ

માં સત્યાવીશ વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે

કોચ દ્વારા યોગ્ય તાલીમ મળે તેવા ઉદ્દેશથી આ ડી

કાર્યરત કરવામાં આવેલ છે આ પ્રકારની સ્ક્રલમાં પ્રવેશ આપવામાં આવેલ વિદ્યાર્થીનીઓને હોસ્ટેલમાં રહેવા જમવા સહિત ભણવાનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવે છે